નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાલક્ષી આરોગ્ય સારવાર પુરી પાડવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોક્ટરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે જેની સાથે વિદ્યાર્થીઓએ રૂ પ લાખના બોન્ડ ઉપરાંત હવેથી રૂ

જે વિદ્યાર્થીઓને ડોક્ટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ રૂ

પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેક્ટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેક્ટીસ કરી શકશે નેહલ ઠક્કર કર્મચારીઓની ગ્રેજ્યુઈટી રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ નિગમ કોર્પોરેશન સહિત સરકારી અધિકારીકર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થશે

તે સાથે રાજ્ય સરકારે પણ કર્મચારીલક્ષી નિર્ણય લઇ અધિકારીકર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી રૂ

નેહલ ઠક્કર કુચ્છ ટ્રેન વ્યવહાર શરૂ ભારે વરસાદના પગલે કચ્છનો દેશના વિવિધ શહેરો સાથેનો ખોરવાયેલો ટ્રેન વ્યવહાર આખરે ત્રણ દિવસ બાદ રાબેતા મુજબ થતાં રેલવે પ્રશાસન અને પ્રવાસીઓએ રાહત અનુભવી હતી રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે વોંધ સહિતના સ્થળે સમારકામ હાથ ધરાયું હતું

રાઉન્ડ ધ કલોક કામગીરી જારી રાખી ગઈકાલે બપોર બાદ ડાઉન લાઈન પણ કાર્યરત કરી દેવાતાં ટ્રેનોની અવર જવર રાબેતા મુજબ કરી દેવાઈ હતી ગઈકાલે આલા હઝરત એકસપ્રેસ બપોરે દોડાવાઈ હતી જ્યારે ભૂજથી રાત્રે કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરી એકસપ્રેસ રાબેતા મુજબ મુંબઈ તરફ રવાના કરાવાઈ હતી બાન્દ્રા ભુજ સયાજીનગરી અને બાન્દ્રા ભુજ કચ્છ એકસપ્રેસને મુંબઈ અમદાવાદ વચ્ચે આંશિક રદ કરાઈ હતી બન્ને ટ્રેનોને અમદાવાદથી કચ્છ સુધી તેના રાબેતા મુજબના સમય પ્રમાણે દોડાવવામાં આવી હતી

નેહલ ઠક્કર પોલીસ ચંદ્રકો સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા છે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે એસ

જેમાં આઈબીના પીઆઈ શૈલેષ રાવલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે નેહલ ઠક્કર જિલ્લા સંકલન સમિતિ બેઠક દર માસના ત્રીજા શનિવારે કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવે છે પરંતુ ચાલુ માસે તા

જેની તમામ સંબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે